અદાલતે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે રહેલી અડયણો દૂર કરવા અને વાતચીત દ્વારા સમસ્યાના નિરાકરણ માટે નિષ્ણાંતોની એક સમીતિની રચના પણ કરી છે મુખ્ય ન્યાયાધીશ એસ

બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે જે લોકો આ અડચણો દૂર કરવાની ઇચ્છા ધરાવે છે તે સમીતી સમક્ષ ચોક્કસ ઉપસ્થિત થશે સર્વોચ્ય અદાલતની આ ખંડપીઠ સસંદ દ્વારા પસાર કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદાઓની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીની સુનાવણી કરી રહી હતી પીઠે કહ્યું કે અમે આ કાયદાની માન્યતા અંગે ચીંતિત છીએ અને પ્રદર્શનોને કારણે નાગરિકોના જીવન તથા સંપત્તિના સુરક્ષા માટે પણ ગંભીર છીએ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે નવી રયાયેલી સમીતિ કોઇ આદેશ નહીં કરે તથા કોઇ દંડ પણ ફટકારશે નહીં જો કે આ સમીતિ પોતાનો રીપોર્ટ સર્વોચ્ય અદાલતને સોંપશે તેમણે કહ્યું કે આ બાબતમાં સમીતિ ન્યાયિક પ્રક્રિયાનો એક ભાગ છે ન્યાયાલયે છવ્વીસ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ટ્રેકટર રેલી ઉપર પ્રતિબંધ લગાવવા અંગે દિલ્હી પોલીસની અરજી અંગે ખેડૂત સંગઠનોને નોટીસ પણ પાઠવી છે

તેમણે કહ્યું કે પુણેથી દિલ્હી ચેન્નાઇ કોલકતા ગુવાહાટી શિલોંગ અમદાવાદ હૈદરાબાદ વિજયવાડા ભુવનેશ્વર પટના લખનૌ તથા ચંડીગઢ કોવીશીલ્ડ લઇ જવાશે

અગાઉ સલામતીની સધન વ્યવસ્થા સાથે કોવીશીલ્ડ રસી ધરાવતા કોલ્ડ સ્ટોરેજ કન્ટેનરો પુણેના વિમાનમથકે લાવવામાં આવ્યા હતા કોરોના વેક્સિન અમદાવાદ હવાઈ મથકે કોરોના વેક્સિનનો પહેલો જથ્થો આવી પહોંચતા ગ્રીન કોરિડોર વડે તેને સંગ્રહ સ્થળ સુધી પહોંચાડવાની કામગીરી ઝડપભેર પાર પાડવામાં આવી હતી

વેક્સિનના પહેલા જથ્થાના આગમન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે કોરોના રસીનો પહેલો જથ્થો આવી પહોંચતા હવે અજંપાભરી સ્થિતિના અંતનો આરંભ થયો છે પરંતુ કોરોનાની લડાઇ સામે ચોકસાઇ છોડવાની નથી માસ્ક પહેરવા ઉપરાંત એકબીજાથી સલામત અંતર જાળવવાની ચીવટ રાખવા સૌને તેમણે અપીલ કરી હતી

પ્રધાનમંત્રી યુવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ વ્યક્તિને શ્રેષ્ઠ બનાવવા અને શ્રેષ્ઠ વ્યક્તિ થકી શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે નવી શિક્ષણ નીતિ યુવાનોના વિચારો અને નિર્ણયોને અગ્રતા આપે છે તેઓ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતી એ રાષ્ટ્ર ઘડતર તરફનું પગલું છે અને આ નીતિથી યુવાનો માટે નવી તકોનું નિર્માણ થશે સ્વામી વિવેકાનંદ અંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે સ્વામીજીએ શારીરિક અને માનસિક શક્તિ ઉપર સમાનરીતે ભાર આપ્યો હતો સ્વામીજીના આ ઉપદેશથી પ્રેરણા લઇને તેમની સરકાર યુવાનોના ફિટનેસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે સ્વામીજીએ કહ્યું હતું કે નિર્ભય નિખાલસ સાહસિક અને આકાંક્ષાવાળા યુવાનો ભવિષ્યના શ્રેષ્ઠ રાષ્ટ્રનો પાયો છે

સ્વામી વિવેકાનંદની જયંતિને દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવાય છે દેશના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક એવા સ્વામી વિવેકાનંદ વિશ્વને ભારતીય આધ્યાત્મ વેદ અને યોગનો પરિચય કરાવ્યો હતો

સ્વામી વિવેકાનંદ આધ્યાત્મીક ગુરૂ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી

વેંકૈયા નાયડુએ પણ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલી આપી હતી

એક ટવીટ સંદેશમાં તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદના વિયારો અને કાર્યો એ ભારતની સંસ્ફતિ અને મૂલ્યોને શ્રેષ્ઠ બનાવી છે

આજે નવી દિલ્ફીમાં સંવાદદાતાઓને સંબોધન કરતાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના બાર હજાર પાંચસો ચોર્યાશી નવા કેસ નોંધાયા છે જે કુલ કોવિડના કુલ કેસોના માત્ર બે ટકા જેટલા જ રહ્યા છે શ્રી ભૂષણે કહ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે

શ્રી ભૂષણે જણાવ્યું કે ભારત સરકાર સીરમ ઇન્ટીસિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ રસીના એક કરોડ દસ લાખ ડોઝ પ્રતિ ડોઝ બસો રૂપિયા લેખે મેળવ્યા છે ભારત બાયોટેકની કોવેક્સિનના પંચાવન લાખ ડોઝ ખરીદવામાં આવી રહ્યા છે જેમાંથી સોળ લાખ પાંચ હજાર ડોઝ સરકારને મફત મળશે જ્યારે બાકીના આડત્રીસ લાખ પયાસ હજાર ડોઝ માટે પ્રતિ ડોઝ બસો પંચાણુ રૂપિયાનો ખર્ચ થશે

આ બેઠકમાં આસામ કેરલ તમિલનાડુ પશ્ચિમ બંગાળ તથા કેન્વશાસિત પ્રદેશ પોંડીચેરીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કેન્રિચિય સશરુત પોલીસ દળની ઉપલબ્ધતા અને અન્ય સંબંધિત બાબતો ઉપર ભારપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો

વિદેશોમાં શિયાળાની ઋતુમાં બરફ ઉપર ચઢાણ એક પ્રચલિત રમત છે સ્થાનિક સાહસિક લોકોએ પ્રવાસીઓને આર્કષવા માટે નુબ્રા વેલીમાં બરફ ચઢાણ માટે અનેક સ્થળો શોધી કાઢ્યા છે